શ્રી મોદી અંજારમાં ગોવર્ધન પર્વત ખાતે જેહરસભા સંબોધશે તેમ જાણવા મળે છે કચ્છમાં અછત પરિસ્થિતિ સંદર્ભે મહત્વની જાહેરાતની સંભાવના છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે રહેશે

યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં દેશભરની માન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિદાન સારવાર શસ્ત્રક્રિયા લાભાર્થે પરિવારો વિનામુલ્યે કરાવી શકશે

રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સંસદસભ્ય વિનોદ ચાવડા ધારાસભ્ય નિમાબેન આચાર્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

ચંદ્રવદન પટ્ટણી વરસાદી ઝાપટા દરિયા અને મધ્ય્ ગુજરાતમાં ભાદરવામાં ભરપુર મેઘવર્ષા થઈ રહી છે ત્યારે કાળઝાળ ગરમીથી શેકાતા કચ્છનાલોકો પાછોતરા વરસાદની ચાતક નજરે પ્રતિક્ષા કરી રહ્યા છે ગઈકાલે બપોર પછી આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોરદાર પવન સાથે મુંદરા માંડવી અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી પાણી રેલાયા હોવાના સમાચાર મળ્યા છે

માંડવી તાલુકાના મોટા આસંબિયા ખાતે ગઈકાલે બપોરે વરસાદ વરસતા ગામની નદીમાં પાણી વહી નીકળ્યા હતા અંદાજે બે ઈંચ વરસાદ થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું દરસડી અને મોમાયમોરા ખાતે છાંટા સાથે કરા પડ્યા હતા

ઓપનીંગ બેટસમેન સુકાની રોહીત શર્મા અને શિખરધવને સદી નોંધાવી હતી